સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આવતીકાલે રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે રાષ્ટ્રીય એકતા દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય સમારોહ કેવડિયા ખાતે યોજાશે

તેઓ કેવડિયામાં જુદી જુદી યોજાનાઓનું અનાવરણ પણ કરશે શ્રી મોદી કેવડિયામાં ટેંટ સિટીમાં સિવિલ સેવા પ્રોબેશનરના તાલીમ સત્રમાં પણ સંબોધન કરશે સરદાર સાહેબની જન્મજયંતીએ થનારી ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં સાતસો જિલ્લાના એક લાખથી વધુ લોકો ભાગ લેશે રાજયના બધાં જિલ્લાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે

જેમાં પોલીસ જવાનો એનસીસી સ્કાઉટ ગાઇડ એનએસએસના વિદ્યાર્થીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ નજરજનો સહિત અઢી ફજારથી વધુ લોકો ભાગ લેશે જ્યારે નવસારી પોલીસ દ્વારા સાંજે પાંચ વાગે સરદાર સર્કલથી લુન્સીકુઈ સુધી માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અધિકારી મનોરમા મૌફંતીએ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજયના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્ય વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરમિયાન ગઇકાલ રાજ્યભરના વિવિધ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો જેતપુરના જેતલસર ગામે ધીમી ધારેવરસાદ વરસ્યો હતો તો રાજકોટ નજીક આવેલ તરઘડી ગામમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો

રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે ગઇકાલે બપોર બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં સતત એક કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયા વાતાવરણ વરસાદી માહોલ રહ્યો હતો આ કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નહીં આવતા ખેડૂતોની ચિંતામાં વધરો થયો છે જ્યારે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે નવસારીમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો સુરત શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા ડાંગ જીલ્લામાં બપોર બાદથી વાતાવરણમાં પલટો આવતા સાપુતારા આહવા સુબીરમાં વરસાદ થયો હતો ગાજવીજ અને મુશળધાર વરસાદના કારણે સાપુતારા આવેલા સહેલાણીઓને મુશ્કેલી પડી હતી વરસાદને કારણે ડાંગરને નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યાં છે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદનાં ઝાપટાં નોંધાયા હતાં ક્યાર વાવાઝોડાના પગલે કચ્છમાં પણ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું કંડલા દરિયામાં ઉચા ઉછળી રહેલા મોજાના કારણે નજીકની વસાહતોમાં પાણી ધૂસ્યા હતા અંજારમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી વરસાદી માહોલ સર્જાયો હતો

અમદાવાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઇકાલે રાત્રે વરસાદી ઝાપટાં નોંધાયા છે રાજ્યભરમાં ગઇકાલે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી ભાઈબીજએ બહેનો ભાઈના લાંબા આયુષ્ય તથા સલામતી માટે પ્રાર્થના કરે છે ભાઈઓ પણ બહેનોના ઘરે જઈ ભોજન જમી યથાશક્તિ ભેટ આપે છે રાજ્યભરમાં ભાઈ બેનના આ પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ ભાઈબીજના દિવસે યમુના સ્નાનનું પણ વિશેષ મહત્વ છે દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર ભાઈબીજ નિમિત્તે ગોમતી મૈયાની મહાઆરતી યોજાઈ હતી બહેનોએ ગોમતીઘાટમાં દિવડા તરાવી ભાઈઓની લાંબી ઉંમરની કામના કરી હતી

આજથી બરડા ડુંગરની યાર દિવસીય પરિક્રમા યોજાશે રાણાવાવ નજીક આવેલ જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની પરિક્રમાનું પ્રસ્થાન કરાશે

જાંબુવતી ગુફા સેવા મંડળ દ્રારા ચાર દિવસય પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે

અમદાવાદથી હિંમતનગરની બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ કર્યા બાદ આ રૂટ મુસાફર ટ્રેનો માટે ખુલ્લો મૂકી દેવાતા અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર જિલ્લાના મુસાફરોને મોટી રાહત મળ્યા બાદ હવે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે રેલ લાઇન નંખાતા આ વિસ્તારના લોકોને ટ્રેન સેવાનું નેટવર્ક મળી રહેશે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ અંબિકા મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે

હિંમતનગર સુધીના રેલ લાઇનનું કામ પૂરૂ થયા બાદ હવે આ નવી લાઇનનું કામ હાથ પર ધરાશે જેનું કામ આગામી વર્ષે શરૂ થનાર હોવાનું રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે

ભારતીય રેલ્વેએ અધિક઼ત રેલ્વે ટિકીટીંગ એજન્ટો દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટોમાં એક નવી વન ટાઇમ પાસવર્ડ ઓટીપી આધારીત રીફંડ પ્રક્રિયા શરૂ કરી છે આ પહેલનો ઉદ્દેશ આરક્ષિત ઇ ટિકિટો માટે એક પારદર્શી અને ગ્રાહકોને અનુકૂળ રકમ રીફંડ પ્રક્રિયા શરૂ કરવાનો છે આ નવી પ્રક્રિયાને ઇન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ આઇ

અમલમાં લાવશે ઓટીપી બુકીંગ સમયે મુસાફર દ્વારા રજીસ્ટ્રર મોબાઇલ નંબર પર એસ

દ્વારા પ્રાપ્ત થશે મુસાફરોને રીફીંડ મેળવવા માટે ટિકિટ બુક કરનાર એજન્ટ સાથે ઓટીપીનું આદાન પ્રદાન કરવું પડશે યોજનાનો ઉદ્દેશ કેન્સલ કરેલ ટિકિટના રીફંડની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે જેથી ગ્રાહકોને ટિકિટનું રિફંડ સમયસર મળી શકે આગામી પહેલી નવેમ્બરથી છઠ્ઠી નવેમ્બર સુધી પાટણ જિલ્લાના પાંચ તાલુકાઓમાં અગેન્સ્ટ પ્લાસ્ટિક બાઇક રેલી અને થેલી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે

જેમાં પહેલી નવેમ્બરે સમી બીજી નવેમ્બરે હારીજ યોથી નવેમ્બરે ચાણસ્મા પાંચમી નવેમ્બરે શંખેશ્વર અને છઠ્ઠી નવેમ્બરે પાટણમાં અગેન્સ્ટ પ્લાસ્ટિક બાઇક રેલી યોજાશે